જ્યા રે ગઈકાલે કોંગ્રેસે ઉમેદવાર તરીકે સુરેન્દ્ર કટારાના નામની જાહેરાત કરી હતી ઉમેદવારી પત્રો ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ છે

રાજકોટ જિલ્લાની વિવિધ ધાર્મિક જગ્યાના મહંતો શિક્ષણવિદો સમાજ શ્રેષ્ઠીઓ પણ રસી મુકાવી સૌ કોઇને રસી મુકાવવા અપીલ કરી રહયા છે ગોંડલ તાલુકાના બાંદ્રાધામના ઉગારામબાપાની જગ્યાના મહંત ગોરધનબાપાએ પોતે રસી મુકાવી સૌ કોઇને રસી મુકાવવા અપીલ કરી હતી

એરથાણમાં પદયાત્રિઓનું સ્વાગત કરવામાં આવ્યું બપોર પછી આ યાત્રા ભટગામ તરફ પ્રસ્થાન કરશે ભટગામ ખાતે આજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે

ડાંગ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે ગામની આજુબાજુમાં સ્વચ્છતા અને હરિયાળી વિશે જાગૃતિ લાવવાના મુખ્ય ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાસ્મો દ્વારા જળ સંચયનું મહત્વ તથા કેચ ધ રેઈન જળ શક્તિ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

પાટણમાં પરંપરાગત ધર્મમય માહોલમાં હોળીનું પર્વ ઉજવાયા સાથે અવનવી પિચકારીઓ રંગ અને વિવિધ પ્રકારના વાસણો કપડા ઘરેણા વિગેરેની ખરીદી થવા પામી હતી